તેમણે કહ્યુંકે સુરક્ષાદળોએ સિધ્ધ કરી બતાવ્યું છે કે તેઓ માત્ર આતંકવાદ સામે લડવા નથી માંગતા પરંતુ લોકોના સહયોગથી મહામારી સામે પણ લડી શકે છે

વૈંકયા નાયડુએ લોકોને કોરોના વાયરસથી ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક મહિનાઓ દરમ્યાન જીવન વિષે ચિંતન કરવા અને નિરિક્ષણ કરવા અનુરોધ કર્યો છે આજે સોશીયલ મીડિયા પરના સંદેશમાં તેમણે કહ્યું છે આવા પ્રકારની અનિશ્ચિતતાનો સામનો કરવા માટે આપણે કંઇ નવું શીખ્યા છીએ અને આપણી જાતને તૈયાર કરી છે કે કેમ તેનો વિયાર કરવો જોઇએ આ મહામારી માત્ર એક આપત્તિ સ્વરૂપે જ જોવાની જરૂર નથી પરંતુ જીવનશૈલીમાં જરૂરી બદલાવ કરીને તેને સુધારવાની જરૂરીયાત છે તેમણે કહ્યું કે જીવનની તમામ પરિસ્થિતિઓમાં સંપૂર્ણપણે સતત મૂલ્યાંકન કરવું સારા જીવનનિર્વાહ માટે મહત્વપૂર્ણ છે હર્ષવર્ધન આરોગ્યમંત્રી ડૉ હર્ષવર્ધને આજે નવી દિલ્હીના છત્તરપુરમાં સરદાર પટેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી અને સ્થિતિની સમીક્ષા કરી કોવિડ મહામારીના દર્દીઓને સારી સારવાર માટે કેન્દ્ર અને દિલ્ફી સરકારે રાધાસ્વામી સતસંગ બ્યાસમાં દસ હજાર બસો પથારીઓની કોવિડ કેર સેન્ટર શરૂ કર્યો છે ડૉ ફર્ષવર્ધને કોવિડ કેર સેન્ટરનું રસોડું ગોડાઉનનું નિરિક્ષણ કર્યુ હતુ આ કેન્દ્રમાં દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક અને નિસર્ગોપચાર સારવાર પધ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે દર્દીઓને ભોજન નિષ્ણાંતોની સલાહ્ મુજબ સવારે ભોજન બાદ આયુર્વેદિક ઉકાળો અને રાત્રે હળદરવાળુ દૂધ આપવામાં આવે છે પીપીઇ કીટ પહેર્યા બાદ આરોગ્યમંત્રીએ બાર જેટલા દર્દીઓ સાથે વાતચીત કરી હતી અને તેમનાથી કેન્દ્ર ધ્વારા મળી રહેલી સુવિધાઓની માહિતી મેળવી

નાણાંમંત્રી નિર્મળા સીતારમણે નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયોને લગતા આત્મનિર્ભર ભારત પેકેજના અમલીકરણની સમીક્ષા કરી

નાણાંમંત્રીએ કોન્દ્રાકટરોને રાહત આપતા જાહેરાત કરી હતી કે તમામ રેલવે માર્ગ અને પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય અને સી

જેમાં વિકાસ દૂબે પોલીસ સાથેની અથડામણાં માર્યો ગયો હતો પંચ એવી ભલામણો અને સૂચનો આપશે જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરીથી ન બને